તેવી માહિતી આજ રોજ સંસદીય કાર્ય મંત્રી અનંતકુમાર દ્વારા આપવામાં આવી છે

અને વૈશ્વિક શાંતિ ભાઇચારા અને સંવાદિતા માટે તમામ ધર્મના લોકોએ સાથે મળીને કાર્ય કરવ્યું જોઇએ

આજે સાંજે તેનું સમાપન થશે રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમીત શાહ આ બેઠકમાં હાજર છે આ ચિંતન શિબિરમાં ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવ રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શ્રી વી

આ ચિંતન શિબિરમાં આગામી લોકસભાની ચૂંટણી માટેનો રોડમેપ તે ેયાર કરવામાં આવશે લોકસભા બેઠકોની સમીક્ષા સંગઠનલક્ષી ચર્ચાઓકાર્યયોજનાઓ અને આગામી કાર્યક્રમો વિશે ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવશે

પ્રમુખ લક્ષ્મણ સિંહ સોઢા અને ઉપપ્રમુખ નિયતીબેન પોકાર ને ચોથા વર્ગના કર્મચારી દ્વારા તિલક વિધિ બાદ પોતાનો પદભાર સંભાળ્યો હતો વિરલ રાણા ખેત વાવેતર વરસાદની ફમેશા ખેંચ ધરાવતા અને અપૂરતી પિયતવાળા કચ્છમાં ત્રણ વર્ષથી સામાન્ય સરેરાશ પ

સમગ્ર જીલ્લા પર આરોગ્યની સીધી નજર રફેશે તેવી જીલ્લા આરોગ્ય અધિકારી ડો

અકસ્માત ભચાઉ શહેરના જુનાવાડાથી આગળ બટિયા પુલ પાસે મોડી રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો ફતો આગળ જતા દ્રેઈલર માં બોલેરો ધડાકાભેર ધુસી જતા કરૂણાંતીકા સર્જાઈ ફતી બોલેરોમાં સવાર મહિલા સહિત બે વ્યક્તિઓ ને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં સારવાર થાય તે પહેલા મોત આંબી ગયા હતા ભચાઉ પોલીસ મથકના પીએસઆઈ એ વિગતો આપતા જણાવેલ કે ગોઝારા અકસ્માતનો બનાવ રાત્રીના દોઢ વાગ્યે બનવા પામ્યો ફતો અન્ય એક અકસ્માત માં વાગડ પંથકના રાપર વિસ્તારના છ યુવાનો કામ ધંધાર્થે રાપર થી મુંબઈ જતા તેમણે ફળવદ પાસે ગોઝારો અકસ્માત નડ્યો ફતો ડમ્પર અને કાર વચ્ચે થયેલ અકસ્માત માં કારમાં સવાર ત્રણ યુવાનોનું મોત થયા ફતા